મીની ઝડપે પવન ફંકાશે

મી વિસ્તારના ગામોમાં કાચા પાકા મકાનોમાં રહેતા તમામ લોકોને સલામત સ્થળે ખસેડવા જિલ્લા કલેક્ટરોને સૂચના આપી

મી ની ઝડપે પવન ફૂંકાશે આકાશવાણી સાથે વાત કરતા તેમણે ચોખવટ કરી હતી કે વાવાઝોડું કિનારે ક્યારે ટકરાશે તેની ગણતરીમાં થોડું આગળ પાછળ થઇ શકે છે કારણકે તીવ્ર ઝડપે જમીન તરફ ધસમસતો પવનનો જથ્થો ખસી પણ શકે છે

શ્રી પંકજ કુમારે કહ્યું કે ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે

એ એસ અધિકારીઓ વાવાઝોડા સંદર્ભે ઘનિષ્ઠ મોનીટરીંગ કરી રહ્યા છે

મી

મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સાથે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી સૌરાષ્ટ્ર કચ્છના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠક યોજીને સ્થિતીની સમીક્ષા કરી હતી આ સંદર્ભમાં તેમણે કહ્યું કે લોકોને અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સજાગ કરી તેમનું સલામત સ્થળે સ્થળાંતર એ જ એકમાત્ર વિકલ્પ છે આપણે વાવાઝોડાની તીવ્રતા સામે એટલી જ તીવ્રતાથી સલામતીના આગોતરા પગલાં શિફટીગ વગેરેથી ઝિરો ટોલરન્સ ઝીરો કેઝયુઆલિટીના ધ્યેયથી વાયુ વાવાઝોડાનો સામનો કરવાનો પુરૂષાર્થ કરવાનો છે મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે પશુપાલકો ખેડૂતો પોતાના પશુઓ બાંધી ન રાખે અને છૂટા રાખે જેથી પશુજીવ હાનિ નિવારી શકાય તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત થાય મુખ્યમંત્રીશ્રીએ આગોતરી સલામતી સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના હવાઇમથકો પ્રવાસન તીર્થધામોની બસ સેવાઓ તેમજ સમુદ્ર કિનારાના રેલ્વે સ્ટેશનની રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવ્યાની વિગતો પણ આ તકે આપી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરેલા એક સંદેશામાં જણાવ્યું છે કે હું રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છૂં

ડી આર એફ અને અન્ય એજન્સીઓ જરૂરી તમામ સહાય મળી રહે તે માટે રાઉન્ડ ધી ક્લોક કાર્ય કરી રહી છે

ભાજપ પ્રદેશ પણ પ્રદેશ કાર્યાલય ખાતે અને રાજકોટ ખાતે એક કંટ્રોલરૂમ ઉભો કર્યો છે

આ અંગે અમારા જામનગરના પ્રતિનિધિ વધુ માહિતી આપે છે

પશ્ચિમ રેલવેના ભાવનગર ડીવીઝન રાજકોટ ડિવિઝન અને અમદાવાદ ડિવિઝને વાવાઝોડાની રેલવે અસ્ક્યામતોને નુકશાન ન થાય તથા વાવાઝોડા બાદની પરિસ્થિતિમાં રાહત બચાવ કાર્ય ચાલુ રહે તે માટે ટ્રેન સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે જે અનુસાર આજે વેરાવળ ઓખાપોરબંદર ભુજ અને ગાંધીધામથી ઉપડનાર ટ્રેનો રદ્દ કરાઇ છે જરૂર પડવે રાહત બચાવકાર્ય માટે ખાસ સુપર ફાસ્ટ ટ્રેનો દોડાવવાનું આયોજન કરાયું છે

કેન્દ્રિય બેઠક કેન્દ્રિય ગૃહ સચિવ શ્રી રાજીવ ગૌબાએ વાયુ વાવાઝોડાથી ઉત્મી થનાર પરિસ્થિતિને પહોંચી વળવા કરાયેલી તૈયારીઓની સમીક્ષા માટે આજે નવી દિલ્હી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી આ બેઠકમાં ગૃહ બાબતો મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ટેલીકોમ મંત્રાલય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ હવામાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તેમણે વાવાઝોડાની સ્થિતિમાં કરવામાં આવતી કામગીરીની તમામ તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપી હતી